પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

સૈન્ય સ્ટાફના વડા જનરલ મુકુંદ નરવણેએ ગઇકાલે સાંજે કચ્છના રણ અને ક્રિક વિસ્તારો સહિત ભૂજ ખાતે આવેલા મિલિટરી સ્ટેશનની મુલાકાત લીધી હતી

તેમણે લોકોને તેમના ઉપાયો માયગોવ પ્લેટફોર્મ ઉપર શેર કરવા જણાવ્યુ છે જેથી વધુ લોકોને તેનો ફાયદો મળી શકે તેમણે જણાવ્યુ કે આપણે આપણી પૃથ્વીને સ્વસ્થ બનાવવા માટે નવી શોધખોળો કરવી જોઈએ દરમિયાન માયગોવ દ્વારા એક નિવેદનમાં જણાવાયું છે કે નિદાન માટે એપ સહિતના વિવિધ ટેક્નોલોજિકલ ઉપાયો ખૂબ ઉપયોગી થશે અને આવા પ્રયાસોને પુરસ્કૃત કરવામાં આવશે

આ અંગેની માર્ગદર્શિકા બધી જ રાજ્ય સરકારોને મોકલવામાં આવી છે વિદ્યાર્થીઓને ઘરે રહેવાની સૂચના અપાઈ છે

ગઈકાલે દિલ્હીમાં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવે પત્રકારોને જણાવ્યું હતું કે કેબિનેટ સચિવના અધ્યક્ષ પદે સચિવોની સમિતિની મળેલી બેઠકમાં કોરોના વાયરસથી ઊભી થયેલી પરિસ્થિતિ અને કોરોનાના ફેલાવવાના રોકવાના ઉપાયો અંગે ચર્ચા કરવામાં આવી હતી

વિધાનસભા વિધાનસભા ગૃહના નેતા અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિધાનસભા ગૃહનું વર્તમાન સત્ર મોફફ રાખવાના વિપક્ષી નેતાના પ્રસ્તાવને ઠુકરાવી દીધો છે કોરોના વાયરસને કારણે વિધાનસભા ગૃહનું સત્ર મુકુફ રાખવાના વિપક્ષના પ્રસ્તાવનો જવાબ આપતા મુખ્ય મંત્રીએ જણાવ્યુ હતું કે એક તરફ વિપક્ષ આવી માગણી કરી રહ્યો છે તો બીજી તરફ તેમના ધારાસભ્યો જયપુરના રિસોર્ટમાં જઈને રાજકારણ રમી રહ્યા છે શ્રી રૂપાણીએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના સૌ જનપ્રતિનિધિઓ અને રાજય સરકાર કોરોના વાયરસના ભયમાં રહેલી ગુજરાતની જનતા જનાર્દનની ચિંતા કરીને કોરોનાથી લોકોને બયાવવા સાથે જાનના જોખમે પણ ડર્યા વિના વિધાનસભામાં પ્રજાહિતના કામો કરે છે તેમણે કહ્યું કે સરકારની સતર્કતા અને આગોતરા પગલાને પરિણામે સદનસીબે ગુજરાતમાં કોરોના વાયરસનો એક પણ પોજીટીવ કેસ નોંધાયો નથી આમ છતાં આ વાયરસની સામે તકેદારી રાખીને સરકારે રાજ્યના બાળકોની ચિંતા કરીને શાળા કોલેજો બે સપ્તાહ બંધ રાખવાનો નિર્ણય કરેલો છે

ભારતીય જનતા પક્ષના પ્રદેશ પ્રવકતા શ્રી ભારત પંડ્યા એ પણ કોંગ્રેસની આ બાબતે આકરી ટીકા કરી છે

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની

જે અંતર્ગત માળખાકીય સુવિધાઓ ઊભી કરવા આગામી ત્રણ વર્ષ માટે કુલ રૂ

વોટ સુધી લઈ જવા ગુજરાતે ખાસ આયોજન કર્યું છે

મોફન્તીએ સૈન્યના સ્ટાફના વડાનું સ્વાગત કર્યું હતું

રેમ્યા મોહન કોરોના વાયરસ કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્રારા કોરોના વાયરસ સામે સાવયેતીના ભાગરૂપે માસ્ક અને હેન્ડ સેનીટાઇઝરનો જરૂરી ચીજવસ્તુ ધારા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે રાજ્યમાં પણ તેનો યોગ્ય અમલ થાય તે જરૂરી છે આ અંગે રાજકોટ કલેકટર રેમ્યા મોહને એક યાદી બહાર પાડીને વેપારીઓને સૂચના આપી છે

જેમાં આવશ્યક ચીજવસ્તુઓ હેઠળ આવરી લેવાયેલ તમામ વસ્તુઓનું જેમકે માસ્ક હેન્ડ સેનેટાઇઝર્સનું વેચાણ કરતાં વેપારીઓએ વેપારના સ્થળે ઉઘડતો સ્ટોક અને બંધ સ્ટોક સહિત ભાવોની યાદી પ્રદર્શિત કરવાની રહેશે

નિયત કરેલ ભાવથી વધુ કિંમત કે સંગ્રહખોરી કરનાર સામે સાત વર્ષ સુધીની કેદ અને દંડનીય કાર્યવાહી કરાશે

ટી વિભાગે પણ પોતાના તંત્રને સાબદુ કરી દીધું છે આહવા ડેપો મેનેજર શ્રી જગદીશભાઇ ગાવિતે જણાવ્યું હતું કે ઠેરઠેર કોરોના વાઇરસથી સાવધાની ના ભાગરૂપે આહવાવધઇ અને સાપુતારા ખાતે બહારથી આવતી તમામ બસોને વોશ કરવામાં આવે છે મોટા ભાગે એસ ટી બસમાં મુસાફરો આવ જા કરતા હોય સાવધાની રાખવી ખૂબ જ જરૂરી બની રહે છે જાહેર બસ સ્ટેન્ડ ઉપર આવેલા ટોઇલેટ બાથરૂમ પણ દરરોજ રાબેતા મુજબ સ્વચ્છ રાખવામાં આવે છે તકેદારીના ભાગરૂપે સ્ટાફ મીટીંગ કરીને ડ્રાઈવરકંડકટરોને પણ સૂચના આપવામાં આવી છે

ટી

સાબર ડેરી સાબર ડેરી દ્વારા સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના આશરે સાડા ત્રણ લાખ જેટલા પશુપાલકો માટે દૂધના ભાવમાં વધારો જાહેર કરાયો છે

નોધનીય છે કે ઉનાળામાં પશુઓમાં દુધ ઓછુ આવે છે જેને લઈને દુધના ભાવવમાં વધારો કરતા પશુપાલકોને આર્થિક રીતે ફાયદો થશે